સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ગોંડલનું વેરી તળાવ ભરવામાં આવ્યું ભાદર ડેમને પણ નર્મદાના નીરથી ભરવામાં આવશે દેશમાં રોજના વીસ લાખ મેટ્રીક ટન દૂધમાં વિવિધ વિટામીન્સ લોહતત્વ જસત અને ફોલિક

લોકોને રસાયણ વિનાની ખેત પેદાશો પૂરી પાડવા ફેમિલી ફાર્મર અભિયાનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં પ્રારંભ કરાવ્યો નેઋત્યના ચોમાસાનું કેરળમાં ગઇકાલે આગમન જો કે રાજ્યમાં મધ્ય અને ઉત્તરના જિલ્લાઓમાં આ મંગળવાર સુધી તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા ગોંડલનું વેરી તળાવ નર્મદાના પાણીથી ભરાઈ જતા ગોંડલની જનતામાં ખુશી વ્યાપી છે વેરી તળાવ પાણીથી ભરાતા ભર ઉનાળે પડતી પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે

રાજ્ય સરકારે રાજકોટ સહિત ગોંડલ અને જેતપુર એમ ત્રણ શહેરોને પીવાનું પાણી પૂર્ પાડતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાં જળ સપાટી નીચે જતાં જ નર્મદાના નીર વડે ભાદર ડેમને પાણીથી ભરવાનો નિર્ણય કર્યો હતો તેના અનુસંધાનમાં કામગીરી શરૂ કરી દેવાઈ છે આ નિર્ણયના ભાગરૂપે ગોંડલના વેરી સિંચાઈ યોજના હેઠળ બનેલા વેરી તળાવમાં નર્મદાના પાણી ઠાલવામાં આવી રહ્યા છે દેશના નાગરિકોમાં ખાસ કરીને બાળકોમાં વિવિધ વિટામીન જસત લોહતત્વ ફોલિડ એસિડ જેવાં પોષકતત્વોની ઉણપ દૂર કરવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એન

બી દ્વારા દૂધમાં પોષકતત્વો ઉમેરવાનું શરૂ કરાયું છે ભારતમાં દૂધ સમૃદ્ધિકરણની કાયમી કાર્યવાહી વિષય પર આણંદમાં યોજાયેલી કાર્યશાળામાં બોર્ડના અધ્યક્ષ દિલીપ રથે આ મુજબ જણાવ્યું હતું

તેથી આ પોષકતત્વો દૂધમાં ઉમેરવાનું શરૂ કરાયું છે

જેને અનુસંધાની ગીર સોમનાથ જિલ્લા મત્સ્ય વિભાગે આગામી ચોમાસાની સંભવિત આપત્તિઓ સામે એકશન લેવા માટે કન્ટ્રોલ રૂમ ખોલ્યો છે

આ કન્ટ્રોલ રૂમનો નંબર છે

જેઓની ઉદ્યોગ માટેની લોન મંજૂર થઈ છે તે તમામને તાલિમ આપીને સક્ષમ બનાવવાનું આયોજન છે તાલિમાર્થીઓને ધંધો કરવા ઉદ્યોગ વધારવા ગ્રાહક સંતોષ માર્કેટિંગ મેનેજમેન્ટ ક્વોલિટી મેનેજમેન્ટ વેટ ઇન્કમટેક્સ જીએસટી વગેરે બાબતની તાલિમ અપાઈ હતી તાલિમ બાદ તેઓને ઋડ સેટના ડાયરેક્ટર અરવિંદ મોથલિયાના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે શ્રી મોથલિયાએ કહ્યું કે ઉદ્યમી સાહસિકો ઉદ્યોગ ધંધા સારી રીતે વિકસાવે તે માટે આ તાલિમ અપાઈ હતી ઔદ્યોગીકરણની આંધળી દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની સજીવ ખેતી ખેડ્રતોની સમ્રદ્ધિના દ્વાર ખોલશે ઉપરાંત સજીવ ખેતીથી તંદ્રરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે સુરતના ગોપીન ગામ ખાતે આયોજિત ફેમિલી ફાર્મર અભિયાનનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ હોવાનું જણાવતાં ઉમેર્યું કે પર્યાવરણના રક્ષણ માટે આપણે ખેડ્રત અને ખેતીને સમ્રદ્ધ બનાવતી પ્રાચીન નૈસર્ગિક ખેતીને અનિવાર્યપણે અપનાવવી પડશે સજીવ ખેતીમાં સમાજ અને કુદરતના જતન અને સંવર્ધનની સંકલ્પના સમાયેલી છે

ગ્લોબલ ર્વોમિંગ સામે ઝીંક ઝીલી તંદુરસ્ત સમાજને લક્ષ્ય સાધવા નૈસર્ગિક ખેતી જ ઉપયોગી બની રહેવાની છે ત્યારે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે

જેના ભાગરુપે ગઇકાલે રાજ્યપાલ શ્રી ઓ

કોહલીના અધ્યક્ષ સ્થાને વાયુસેનાના જવાનો દ્વારા બેન્ડ કોન્સર્ટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વાયુસેનાના વિશેષ ઉપકરણોની પ્રદર્શની યોજવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ જણાવ્યું હતું કે વાયુસેના એ દેશનું ગૌરવ છે અને શક્તિશાળી વાયુસેનાએ દેશનાં નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે ભારતીય વાયુસેનામાં એર માર્શલ અર્જનસિંઘનું નામ અને યોગદાન અવિસ્મરણીય છે

એર માર્શલ અર્જનસિંઘનાં આ અભૂતપૂર્વ નેતૃત્વ અને સાહસને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં આ પ્રસંગે એરફોર્સ ઓફિસર દિનેશકુમાર શર્મા દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ધૂન રજૂ કરવામાં આવી હતી આ સાથે એરફોર્સ સંગીત બેન્ડ દ્વારા માર્શલ ટ્યુન એસ્ટ્રોનોટ માર્શલ ટ્યુન વિજય ભારત સોલો ફ્લ્યુટ અને વિવિધ બોલિવૂડના ગીતોની ધૂન વગાડવામાં આવી હતી તે ઉપરાંત ગુજરાતી ગીત મહેંદી રંગ લાગ્યોની મધુર ધૂન વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા

પરંતુ કોઇ જાનહાની થઇ ન હતી ગુડસ રોપવેમાં કામ કરતા એક શ્રમિકને ઇજા થઇ હતી અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધીના જણાવ્યા અનુસાર પાવાગઢ મંદિર ખાતે રોપ વે મારફતે ભારે વજન ધરાવતા માલ સામાન સહિત પાણીનું ટેન્કર ટ્રેકટર તેમજ અન્ય ભારે મશીનરી પહોંચાડવામાં આવે છે જેમાં પાણીનું ટેન્કર તેમજ અન્ય ભારે માલસામાન ગુડસ રોપ વે દ્વારા લઇ જઇમાં આવતો હતો ત્યારે ગુડસ રોપવેનું મુખ્ય ફાઉન્ડેશન ધરાશયી થયુ હતું સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ તે જગ્યાએ કામ કરતા શ્રમીકો પૈકી એક શ્રમિક ઇજાગ્રસ્ત બન્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા ગાંધીનગરમાં યોજાયેલા આ સમારોહમાં શ્રી રૂપાણીએ ગુજરાતની વિકાસયાત્રા માત્ર આંતર માળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા સાહિત્ય સંગીત ખેલકૂદ ક્ષેત્રે પણ સંસ્કૃતિ કલા પ્રેમી રાજ્ય બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી

આ એવોર્ડમાં પાંચ લાખ રૂપિયાનો રોકડ પૂરસ્કાર ઉપરાંત તામ્રપત્ર અને શાલ આપવામાં આવે છે આ પ્રસંગે પ્રસિદ્ધ પાશ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ વિશેષ ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કવિતા ક્રષ્ણમૂર્તિને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા નૈઋત્યના ચોમાસાનું દક્ષિણ ભારતનાં કેરળમાં ગઇકાલે આગમન થઇ ગયું છે જો કે ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાં આ મંગળવાર સુધી કાળઝાળ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાના આગમન પહેલા ભેજવાળા પવનો ગુજરાત સુધી પહોંચવામાં હજી ત્રણ ચાર દિવસ લાગી શકે છે

આ ઉપરાંત આછા રંગનાં સુતરાઉ તેમજ આખું શરીર ઢંકાઇ રહે તેવા ખુલ્લાં કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે બુધવારથી વાદળછાયું વાતાવરણ થવા સાથે હવામાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધવા સાથે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે